વારે યકાસણી થશે અને સોમવાર સાંજ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે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

ત્યારે આવનારા સમયમાં સોલાર પેનલ બનાવી ખેડ્રતોને સૂર્યશક્તિના માધ્યમથી આવક મળે તે દિશામાં સરકાર કામગીરી કરશે કલ્પના શાહ્ અધ્યક્ષ વંથલી સભા ભુજ જૂનાગઢ પંથકના વંથલી ખાતે કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સભાને સંબોધવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહ્લ ગાંધી આજે ઢળતી બપોર પહોચ્યા હતા સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રાષ્ટ્રીય અધ્યક્ષને મળવા માટે વંથલીમાં હાજર રહ્યા હતા

તથા શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાંધીધામ અને અંજાર ખાતે હાટકેશ્વર જયંતિ ની વિવધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રફી હોવાના સમાચારો મબ્યા છે

ટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્રારા એસ